તેમજ ત્રણેય દેશો વચ્ચે સંપર્ક આતંકવાદ સમુક્રી સુરક્ષા અને સ્થાથી વિકાસ જેવા વૈશ્વિક અને બહુપક્ષીય હિતો સફીત ઘણાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હોવાથી આ બેઠક મહત્વની માનવામાં આવે છે

વધુ વિગતો અનુસાર પ્રધાનમંત્રી શ્રી મોદી અને રશિયાના પ્રમુખ શ્રી પુતિન વચ્ચેની બેઠકમાં સંરક્ષણ ઉર્જા કૃષિ સ્વાસ્થ્ય સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી તેમજ સાથે માંડીને કામ કરવાની પ્રતિબદ્વતા દર્શાવવામાં આવી હતી આરતી ભદ્દ માર્ગોનું ખાતમુર્ફત કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા આઠસો કરોડના ખર્ચે વરસાણાથી શેખપીર સુધીના ભુજ અંજારના હાઈવે ના કામોનો ટૂંક સમયમાં પરમભ થશે જે માટેની કામગીરીની શરૂઆત ટેન્ડર બહાર પાડવા સાથે કરી છે

જેમાં ડોક્ટર સંજીવ બધવાર કન્સલ્ટન્ટ હેડ ઈ એન ટી હેડ રોબોટિક સર્જન દ્વારા તપાસ અને માર્ગદર્શન નિઃશુલ્ક છે જેથી શ્રાવણમાંડતા ધરાવતા જન્મ થી પ વર્ષના બાળકો સાથે વાલીઓએ આ કેમ્પોની નિઃશુલ્ક સેવાનો લાભ લેવા આથી જણાવવામાં આવે છે

એસ

આ કાર્યક્રમના ભાગ રૂપે પૂર્વ સંધ્યાએ રંગોળી મહેંદી શણગાર તથા અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું

ડી ગુણવત્તાવાળા સીસી ટીવી કેમેરા લગાવવાના કાર્યોનો પ્રારંભ થયો છે આ અંગે જીલ્લા ટ્રાફિક પી આઈ ના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા સેફ એન્ડ સિક્વોર યોજના અંતર્ગત ભુજ શહેર ખાતે સીસીટીવી કેમેરાની ત્રીજી આંખથી વાહનોનું નિયમન તેમજ ગુન્હેગારો પર નજર રાખવામાં આવશે

આ રમતોત્સવને પ્રોત્સાહિત કરવા કચ્છ વિકાસ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે

આ પ્રાણઘાતક બીમારી એઇડ્સ સામે લડવા વિશ્વભરના એય આઈ વી ગ્રસ્ત લોકોએ તકો વ્યક્ત કરવા અને આ બીમારીમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં દર વર્ષે પહેલી ડિસેમ્બરને દિવસે વિશ્વ એઇડ્સ દિવસ તરીકે મનાવાય છે એઇડ્સ દિવસ નિમિતે ગુજરાત સહીત જીલ્લામાં પણ એઇડ્સ અંગે જાગૃતિના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું